નાણાંમંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે બેંકોના જાડાણથી કોઈની પણ રોજગારીને અસર નહી થાય ચંદ્રયાનને આજે આખરી ધકકો આપી ચંદ્રની નજીક લઈ જવાશે

ચેન્નાઈમાં પત્રકારોની સાથે વાતયીતમાં તેમણે કહ્યું કે બેંકોના જાડાણના કારણે એકપણ કર્મયારીને છુટો નહી કરાય

શુક્રવારે તેમણે દસ બેંકોના જાડાણ કરી યાર બેંકોની રચના જાહેર કરી હતી તે દ્વારા વૈશ્વિક ધોરણે સ્પર્ધાત્મકતા ઉભી કરવાનો આશય હોવાનું તેમણે જણાવ્યું હતું જા કે કેટલાક બેંક સંગઠનોએ જગ્યાઓ ઓછી થશે તેવી દહેશત દર્શાવી હતી

ચંદ્રયાન ઉપર મુકાયેલા એન્જીનની મદદથી તેની ભ્રમણકક્ષા ઓછી કરાશે

આમ થવાથી ઓર્બીટર સાથે જાડાયેલ અને ચંદ્રની ધરતી ઉપર ઊતરાણ કરનાર લેન્ડર વિક્રમ માટે અનુક્રળ પરિસ્થિતી ઉલી થશે લેન્ડર વિક્રમ રોવર પ્રગ્યાનને લઇને ચંદ્રના દક્ષિણ ધૂવ ઉપર આગામી સાતમી સપ્ટેમ્બરે પહોંચશે

લેહમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહયું કે લદાખનો સર્વાંગી વિકાસ થશે કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા સરકારી નોકરી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકોની સંખ્યા વધશે તેમણે આજે લેહના પોલો ગ્રાઉન્ડ ખાતે યાર દિવસના લદાખ ઉત્સવનો આરંભ કર્યો હતો

માર્ગો પર અને વાહન વ્યવહાર પણ સરળ રીતે યાલી રહથો છે

માર્ગ પરથી આડશો ઉઠાવી લીધી છે અને લોકો સરળ રીતે હરીફરી શકે છે જા કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા સલામતી બંદોબસ્ત સઘન રીતે ગોઠવાયો છે

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણીને જણાવ્યું કે બપોરે એક વાગે ભારતીય યોકીઓ પર અને નાગરીક વસાહતો પર ગોળીબાર કર્યા હતા જા કે ભારતીય દળોએ તેનો વળતો જવાબ આપ્યો હતો છેલ્લે મળેલા અહેવાલ મુજબ ફજી સામસામા ગોળીબાર યાલી રહયા છે જા કે કોઈ જાનહાનીના સમાચાર નથી

સિલવાસામાં ઝંડા ચોક અને ટોકર ખાડા ખાતે તેમણે શૈક્ષણિક સંકુલ માટે ભુમિપુજન કર્યુ હતું

આ ઉપરાંત અમીત શાહે શાળાના બાળકો માટેની મધ્યાફન ભોજન યોજનાની મોબાઈલ વાનનો આરંભ કરાવ્યો હતો તેમણે સિલવાસામાં યુથ હોસ્ટેલનું પણ ઉદઘાટન કર્યુ હતું તથા શ્રમથોગી પ્રસાદ થોજના પણ શરૂ કરી હતી આ યોજના હેઠળ ઉદ્યોગ કામદારોને પોષક ભોજન રાહતના ભાવે આપવામાં આવશે શ્રી શાહે નવી પ્રવાસન નીતીની પણ શરૂઆત કરી છે

વઠ્ઠીવટી તંત્ર ધ્વારા તે અંગેના કારણો દર્શાવવામાં આવ્યા છે વિદેશી દ્રીબ્યુનલ દ્વારા તેમની અરજી પર ટુંક સમથમાં કાર્યવાહી હાથ ધરાશે

સરકારે અગાઉ સ્પષ્ટતા કરી છે કે જરૂરતમંદ લોકોને કાનૂની સહાય પુરી પાડવામાં આવશે

આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક પરીવારમાં એક મતદાતાને યુઝરનેમ અને પાસવર્ડ અપાશે તે ધ્વારા મતદાતા નોંધણી કરીને દસ્તાવેજા અપલોડ કરી શકાશે આ માહિતી તાલુકા મતદાન અધિકારીની કચેરી દ્વારા યકાસવામાં આવશે

તે ઓન લાઈન અને ઓફ લાઈન પણ શકય બનશે

તેમણે ગુડરૂ રેલવે મથકે યાર્ડનો આરંભ કર્યોતથા ગુડરૂ અને વિજયવાડા વચ્ચે ઈન્ટરસીટી સુપરફાસ્ટ દ્રેનને લીલીઝંડી દર્શાવી આરંભ કરાવ્યો આ પ્રસંગે તેમણે આધુનિક માળખા માટે તથા મુડીરોકાણ પર ભાર મુકથો હતો તે દ્વારા રેલવે વિમાન મથકો બંદરો જળમાર્ગો ગ્રામીણ માર્ગો કોલ્ડ સ્ટોરેજ વગેરે ઉભા કરવા પર ભાર મુકચો તેમણે કહયું કે દેશના વિકાસ માટે જાડતા માર્ગો જરૂરી છે તેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ જાળવીને સેવાઓ પુરી પાડવા જણાવ્યું હતું

જ્યારે પૂર્વ કેન્દ્રિય પ્રધાન આરીફ મોહમ્મદ ખાન કેરળના રાજવપાલની જવાબદારી સંભાળશે પૂર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રથ કલરાજ મિશ્રાને સ્થાને હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બનશે કલરાજ મિશ્રાની રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે ડાક્ટર તમિલિસાઇ સાંદરારાજન તેલંગણાના નવા રાજ્યપાલ નિમાયા છે

તેમણે કહયું કે છેલ્લા ત્રિ માસીક ગાળામાં જીડીપી વૃાઘ્ઘદર પાંચ કા છે તે દર્શાવે છે કે ભારત મંદીના ઘેરામાં છે એક નિવેદનમાં ડોકટર સિંહે જણાવ્યું કે દેશના યુવાનો ખેડુતો ખેતમજુરો ઉદ્યોગ સાહસિકો અને સીમાંત ક્ષેત્રના લોકો વધુ અસરગ્રસ્ત બનશે જા કે ભાજપે વળતો જવાબ આપતાં જણાવ્યું કે દેશ મનોમહનસિંહ સરકારની ખોટી નીતીઓનો ભોગ બની રહ્યો છે પક્ષ પ્રવકતા શાહનવાજ હુસેને જણાવ્યું કે દેશમાં આર્થિક પરિસ્થિતિ વૈશ્વિક સંજાગો જાતાં ઘણી સારી છે

આ ઉપરાંત અછતની સ્થિતિ ઉપર પણ ચર્ચા થશે વિશ્વભરમાંથી ત્રણ હજાર જેટલા પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર રણ વિસ્તાર નાબુદી ઝુંબેશ અંગે સરકારની પ્રતિબધ્ધતા દર્શાવી છે